મહિલા સુરક્ષા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાને લઇને રાજ્ય સરકાર દ્વારા કાયદાને કડક બનાવવામાં આવ્યો છે જેમાં મહિલા સાથે દુષ્કર્મ જેવી ઘટના બને તો ફાંસીની સજાની પણ જોગવાઇ છે ગાંધીનગર પોલીસ ભવન ખાતે પશ્ચિમ રાજ્યોના પોલીસ મહાનિદેશક ડીજીપીની વિડિયો કોન્ફરન્સ બેઠકની અધ્યક્ષતા શ્રી જાડેજાએ કરી હતી

આ રાજ્યોમાં મધ્યપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન કેન્ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વગેરેના ડીજીપી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા પ્રદિપસિંહ જાડેજાએ નશાખોરી બાબતે જણાવ્યું હતું કે રાજ્યમાં યુવાધન નશાખોરીમાં ન ધકેલાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ લોનથી સ્ટ્રીટ વેન્ડરોને ધંધો મજબુત થશે કોરોના કા ળના અનલોકના સમય દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નગરપાલિકા વિસ્તારમાં રેકડીઓ અને પાથરણા થકી ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડરો તેનો ધંધો વિકસાવી શકે તે હેતુથી પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના લાગુ કરવામાં આવી હતી

દમણમાં વડાપાવ કટલેરી યાઈનિઝ કુડ અને ફ ળ વિક્રેતા સહિત અનેક વેન્ડરો આ યોજનામા લાભ લઈ પોતાના ધંધો મજબુત કરવામાં આવ્યુ છે

પાટણ શિક્ષણ સમગ્ર શિક્ષા પાટણ અંતર્ગત પાટણ જિલ્લાના તમામ સી આર સી બી આર સી બી આર પી તથા બ્લોક પ્રોજેક્ટ સ્ટાફ માટે સમગ્ર શિક્ષા પાટણ કચેરી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એ ચૌધરીના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં હોમ લર્નિંગ સરલ ડેટા એપ્લિકેશન વર્ચ્યુઅલ ક્લાસરૂમ દીક્ષા પોર્ટલનો ઉપયોગ દિવ્યાંગ બાળકોનું સંકલિત શિક્ષણ ફીટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા રજીસ્ટ્રેશન તથા તાલીમ વગેરે જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મગફળી મોરબી મગફળી રજીસ્ટ્રેશનમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લા માં સૌથી વધુ નોંધણી થઇ રહી છે

માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી ટંકારા દ્વારા અગાઉથી બેઠકો યોજી અને સમાધાનકારી વલણ સાથે ખેડૂતો હેરાન ન થાય તેવી કાળજી સાથે રજીસ્ટ્રેશન કરાયા છે ખેડૂતોને પહેલા જ દિવસથી રજીસ્ટ્રેશન પાસવર્ડ જેવી સુવિધાઓ ફાળવવામાં આવી રહી છે ડાંગ માસ્ક વિતરણ ડાંગના આહવા ખાતે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલના તમામ સ્ટાફને એકલ ગ્રામઉત્ત્થાન ફાઉન્ડેશન ના પ્રમુખ ના હસ્તે વિનામૂલ્યે માસ્ક અને એપ્રનનું વિતરણ કરવામાં આવ્યું હતું